આ સમયે ઉનાળામાં પક્ષીઓને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે માટીના કુંડાઓનું પણ ઉપસ્થિત શહેરીજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું

ભારત સરકારે સોલર વિલેજ પ્રોજેકટ તરીકે દેશમાં મોઢેરાની પસંદગી કરી છે આ પ્રોજેકટની પ્રપોઝલ ગુજરાત પાવર કોપોરેશનથી મંગાવાઈ હતી જેમાં સોલર પ્રોજેકટ પ્લાન્ટ નાખવા સુજાણપુરા સીમ પસંદ કરાઈ છે

જીપીસીએલ દ્વારા ભારત સરકારને પ્રપોઝલ મોકલી આપી છે જે મંજૂર થાય પછી પ્રોજેકટ શરૂ થશે

યુવકો તાલીમ લઇ સ્વનિર્ભર ઉદ્યમી બને અને અન્યને પણ રોજગારી આપે તે હેતુથી આ તાલીમ આપવામાં આવે છે ફોટોશોપ ગ્રાફિક ડિઝાઇનની તાલીમની સાથે ગ્રાફિક્સ ડિઝાઇન શીખ્યા પછી ઓફસેટ પ્રિન્ટીંગ કઈ રીતે થાય છે

આ ઉપરાંત બેન્કિંગ અને બેન્કિંગની વિવિધ સ્કીમો અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી

રણજી ટ્રોફી રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ફાઇનલ મેચ ચાલી રહી છે

જિલ્લામાં બાજરી ધાસયારો શાકભાજી વગેરે પાકોનું વાવેતર થઈ રહ્યું છે